પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં અત્યારે સાસારામમાં રેલીને સંબોધી તો કોંગ્રેસના નેતા રાહ્લ ગાંધી અને બીએસપી વડા માયાવતી પણ આજે યૂંટણી પ્રચારનો આરંભ કરશે

હાલ તેઓ સાસારામમાં રેલી સંબોધી રહ્યા છે ત્યાર બાદ ગયા અને ભાગલપુરમાં રેલીઓ યોજશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે બિહારની જનતાએ સંકલ્પ કર્યો છે કે તેઓ એવા લોકોને ફરી પાછા નહી આવવા દે જેમણે અગાઉ રાજ્યને બીમારૂ રાજ્ય બનાવ્યું હતું સાસારામ નજીક ડેહરી આન સોનમાં તેમની પહેલી યૂંટમી સભામાં તેમણે કહ્યું કે બિહારમાં અગાઉની સરકારમાં હતા તે લોકો વિકાસશીલ રાજ્યની સત્તાને લાલચભરી નજરે જોઇ રહ્યા છે શ્રી મોદીએ કહ્યું કે બિહારે એવા લોકોને ભુલવા ના જોઇએ જેમણે રાજ્યને પાછળ ધકેલ્યું હોય કે જ્યારે રાજ્યમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ ખરાબ હોય અને ભ્રષ્ટાયાર ખૂબ વધી ગયો હોય તેમણે કહ્યું કે રાજ્યના વિકાસ માટે નીતિશ ક્રમારની આગેવાની હેઠળ એનડીએ સરકાર જરૂરી છે

તેમણે સ્પષ્ટ કર્યું કે સરકાર આ નિર્ણય પર મક્કમ છે શ્રી મોદીએ કહ્યું કે વિપક્ષ નવી કૃષિ નિતિ અંગે લોકોને ગેરમાર્ગે દોરે છે પ્રધાનમંત્રીએ કહ્યું કે મંડી અને ન્યૂનતમ સમર્થન ફક્ત બહાનું છે અને વિપક્ષ દલાલ અને વચેટીયાઓને બચાવવા માંગે છે શ્રી મોદીએ કોવિડની સામે ટકી રહેવા માટે બિહારના લોકોની પ્રશંસા કરી હતી

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ આજથી બિહારમાં પ્રચાર શરૃ કરશે તેઓ ભાગરપુલ અને નવાડા ખાતે ચૂંટણી સભા સંબોધશે બીએસપીના વડા માયાવતી આજે કૈમુરમાં ચૂંટણી સભા સંબોધશે રવિશંકર વેક્સીન કેન્દ્રીયમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે દાવો કર્યો છે કે બિહાર વિધાનસભાની ચૂંટણીઓ પછી નિતિશકુમારની આગેવાનીવાળી એનડીએ સરકારની રચના કરવામાં આવશે આજે પટનામાં પત્રકારો સાથે વાત કરતા શ્રી પ્રસાદે જણાવ્યું કે બિહાર સરકાર કોરોના રસી અંગે કેન્દ્ર સરકાર સાથે વાત કરશે શ્રી પ્રસાદે કહ્યું કે કેન્દ્ર સરકારની મદદથી બિહારના લોકોને કોરોનાની રસીનું વિનામૂલ્યે વિતરણ કરાશે

જયશંકર તથા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સાથે મંત્રણા કરશે અમેરિકના વિદેશ તથા સંરક્ષણ મંત્રીઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ વાતચીત કરશે મંત્રી સ્તરની બે બેઠકોમાં દ્વિપક્ષીય પ્રાદેશિક આંતરરાષ્ટ્રીય તથા પરસ્પર હિતના મુદ્દે વાતચીત કરાશે

આ પ્રણાલીમાં સંબંધીત વિદ્યાર્થીના ફેશ્યલ રેકઝ્નીશન સિસ્ટમ એટલે કે ચહેરાની ડિઝિટલ પદ્વતિના ફિચર કોમ્પ્યુટરમાં રાખવામાં આવે છે ત્યારબાદ કોમ્પ્યુટર સીબીએસઈના પ્રવેશ પત્ર ઉપર લગાવવામાં આવેલા વિદ્યાર્થીના ફોટો સાથે ડિઝિટલ ફિચરને મેળવે છે અને ત્યાર પછી જ જે તે વિદ્યાર્થીને પ્રમાણપત્ર ઈ મેલ કરવામાં આવે છે આ પ્રણાલી ડિજિલોકર ડોટ જીઓવી ડોટ ઈનસીબીએસઈ ડોટ સર્ટીફિકેટ ઉપર ઉપલબ્ધ છે

નવી પદ્ધતિ જે વિદ્યાર્થીઓ આધારકાર્ડ અથવા મોબાઈલ નંબરમાં ભુલ થવાથી પોતાના ડિજિલોકરનો ઉપયોગ કરી શકતા નથી તેવા વિદ્યાર્થીઓને ચહેરાના ઓળખ દ્વારા ઉપયોગ કરી શકાય તેવી પ્રણાલી મદદરૂપ બની શકે છે

ગૃહમંત્રાલયના સંયુક્ત સચિવ પ્રવિણ વશિષ્ઠના વડપણ હેઠળની ટીમે વરસાદના પાણીથી અસરગ્રસ્ત મકાનો માર્ગો અને પુલોના સ્થળની મુલાકાત લીધી હતી અને કેટલાક સ્થળોએ હાથ ધરાયેલા સમારકામની વિગતો મેળવી હતી તેવી જ રીતે કેન્દ્રીય ટુકડીના બે સભ્યોએ સિદ્દીપેટ જિલ્લામાં ભારે વરસાદના કારણે કૃષિ ક્ષેત્રે થયેલા નુકસાનની માહિતી મેળવી હતી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 વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

કેન્દ્ર સરકારે પંજાબ હરિથાણા ઉત્તરપ્રદેશ તમિલનાડુ ઉત્તરાખંડ ચંડીગઢ કેરળ તેમજ જમ્મુ અને કાશ્મીરમાંથી ડાંગરની ખરીદી કરી છે

સિક્કીમમાં એકીકૃત ખાદ્ય બનાવટ એકમની સ્થાપનાનો હેતુ ઘરેલુ અને વૈશ્વિક ગ્રાહકોને શુદ્ધ અને સલામત ખોરાક પ્રદાન કરવાનો છે આ એકમો શરૂઆતમાં આદુ હળદર મોટી ઈલાયચી અને અનાજ પર પ્રક્રિયા શરૂ કરશે સિક્કીમ ઈફ્કો ઓર્ગોનીક પહેલા જર્મની ઈટાલી અને યુરોપીયન દેશોમાં તેની એજન્સી દ્વારા વ્યાપાર શરૂ કરશે

પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારના આત્મનિર્ભર અભિયાનને બંગાળની ધરતી પરથી બળ મળશે ગઈકાલે દુર્ગાપૂજા નિમિત્તે બંગાળના નાગરિકોને વિડીયો માધ્યમથી સંબોધતા તેમણે દુર્ગાપૂજા નિમિત્તે સહુ નાગરિકોને શુભેચ્છાઓ આપી હતી બધા જ નાગરિકોને માસ્ક પહેરીને તથા યોગ્ય અંતર જાળવીને ઉત્સવ ઉજવવાની અપીલ કરી હતી તેમણે મહિલા સશક્તિકરણ અંગે બોલતા મા દુર્ગાને અપાતા આદરની સમકક્ષ આદર દેશની મહિલાઓને આપવાની અપીલ કરી હતી